ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મચારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે

નિમા આચાર્ય ઝુંબેશનો પ્રારંભ કરાવશે ત્યારબાદ જિલ્લા કલેકટર પ્રવિણા ડી

એવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું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

તેમજ આ ક્ષેત્રમાં નવી શોધખોળને પ્રોત્સાહન આપશે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

ફ્રન્ટિયર મુખ્યાલય સીમા સુરક્ષા દળ ગાંધીનગર દ્વારા આ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્હીના પે અને એકાઉન્ટ ઓફિસ અને બેન્કના અધિકારીઓ સહિત ટોચના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગ થી હાજર રહીને બી એસ એફ ના નિવૃત જવાનો અને તેમના પરિવારોના પેન્શનના પ્રશ્નોનો ઉકેલ લાવશે એક યાદી માં જણાવાયા અનુસાર ગુજરાત અને રાજસ્થાનમાં રહેતા બી એસ એફ ના પેન્શનર એન ફેમિલી પેન્શન ધારક તેમની સમસ્યાઓ ફ્રન્ટિયર મુખ્યાલય ગાંધીનગર અથવા તો નજીકની બી એસ એફ મુખ્યાલયની કચેરીને વિડીયો કોન્ફરન્સિંગથી મોકલી શકે છે ગાંધીનગર પેન્શન અદાલતમાં રૂબરૂ પણ ભાગ લઈ શકે છે